નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે પડકારોનો સામનો કરવાનું નામ જીવન છે તેમણે વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાની વાત માનવી અને તેમની સાથે કોઇપપ્ન પ્રકારે દલીલો નહી કરવાની સલાહ આપી પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે કોઇપણ કારણસર જો પરીક્ષામાં નાપાસ થવાય તો પણ ક્યારેય આશા છોડવી જોઇએ નહી

બાળકોને હંમેશા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી અને પ્રોત્સાહિત કરવા જોઇએ પ્રધાનમંત્રીએ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપરાંત દેશના જુદાજુદા રાજયો અને વિદેશના વિદ્યાર્થીઓ સાથે પણ પરીક્ષા પે ચર્ચા કરી હતી

અંદાજે જીલ્લાના બે લાખ જેટલા વિધાર્થીઓએ પ્રધાનમંત્રીશ્રીના આ કાર્યક્રમને નિહાબ્યો હતો વિરલ રાણા નિધન સમાજવાદી નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જયોર્જ ફર્નાન્ડિસનું આજે લાંબી માંદગી પીઢ બાદ દિલ્ફી ખાતે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે

તેઓએ કેન્દ્રમાં સંરક્ષણ સંદેશા વ્યવહાર રેલ્વે અને ઉઘોગ મંત્રી તરીકે ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કાર્ય કર્યું હતું કચ્છ સાથે તેમનો ધનિષ્ઠ નાતો રહ્યો હતો

એ પછી કચ્છના પશ્નો અંગે મળેલા જનપરિષદના અધિવેશનમાં તેમણે માર્ગદર્શન આપ્યુ હતું ફર્નાજિસે સંરક્ષણ મંત્રી તરીકે કચ્છની મુલાકાત લીધી હતી

ચપરેડીના અટલ નગર નામાભિદાન તેમજ ભુજના પ્રમુખ સ્વામી નગરની તોરણ વિધી તેમના હસ્તે થઈ હતી

એસ ટી

સ્ટુડન્સ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી વિજય રૂપાલીએ અમદાવાદ ખાતે એલ ડી કોલેજ ઓફ એન્જિનીયરીંગ દ્વારા યોજીત કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો

શ્રી વિજય રૂપાણીએ એમ્પાવરીંગ ઇન્ડિયા થ્રુ નોવેશન્સની થીમ સાથે સંકળાયેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન રિસર્ચથી શેપીંગ એ ન્યૂ ઇન્ડિયાની સંકલ્પના સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાયો હતો

આ બેઠકમાં આગામી લેખાનુદાન બજેટની વિસ્તુત ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

તેમણે કોગ્રેસના ઉમેદવાર મનીષ ભાટિયાને હાર આપી હતીં ગયા રવિવારે યોજાયેલી પેટાયુટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા

વિરલ રાણા પક્ષી પરિસંવાદ કચ્છની વન્ય સંપદા અને પક્ષીજીવ સૃષ્ટિને વધુ પ્રસિધ્ધી મળે અને આ દિશામાં વધુ કામ થાય એ ઉદેશ થી આવતી કાલી બે દિવસ માટે કચ્છના સફેદ રણ ધોરડો ખાતે એક ઉચ્ય સ્તરીય પક્ષીવિદ પરિસંવાદનું આયોજન થયુ છે રાજ્યના મુખ્ય વન સંરક્ષક દ્રારા આયોજીત આ પરિસંવાદ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સેન્ટ્રલ એશિયા ફલાયવેના શીર્ષક સાથે યોજાઈ રહેલા આ બે દિવસીય પરિસંવાદમાં ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાષ્ટ્રના સમગ્ર પશ્ચિમક્ષેત્રના વન વિભાગના સર્વોચ્ય અધિકારીઓ જોડાસે આ અધિવેશન દરમ્યાન પક્ષીઓનું સ્થળાંતર પ્રવાસી પક્ષીઓના આકાશી રૂટ ગુજરાત અને કચ્છના મનગમતા સ્થળો પક્ષીઓ માટેના રક્ષિત સ્થળોની સલામતી વ્યવસ્થા સહિતના મુદે ચર્ચા થશે વિરલ રાણા ગાંધી નિર્વાણદિન રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિન નિમિતે આવતી કાલે કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળે આવેલી ગાંધીજીની પ્રતિમાને હારારોપણ બાળકો માટે વકૃત્વ સ્પર્ધા ભજન સફાઈ કવીઝ સ્પર્ધા સહિતના કાર્યક્રમો સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવશે જીલ્લા મથક ભુજમાં ઓલ્ફેડ હાઈસ્કુલ સામે આવેલી પ્રતિમાને સવારે સાડા દશ વાગ્યે ભુજ નગર પાલિકા દ્રારા હારારોપણ પુષ્પાજલિ સહિતના કાર્યક્રમો યોજાયા છે